પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચ છે ઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાવિ પેઢી માટે જળ સલામતીનો બંદોબસ્ત કરતું પાણીદાર આયોજન હવે આપણાં સૌની ફરજ બને છે ે દુષ્કાળને દેશવટો આપવા માટે વરસાદનું ટીપે ટીપું બયાવી લેવાના સંકલ્પ સાથે વિશ્વ જળ દિવસની ગુજરાતભરમાં ઉજવણી કરાઈ

ૈ ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડા માટે તંત્રની ભગીરથ કોશિશ સાથોસાથ રસીકરણમાં પણ નોંધપાત્ર વધારો કરાયો

વિશ્વ જળ દિવસે આજે વરસાદનું ટીપે ટીપું બયાવો તેવી થીમ ઉપર આધારિત જળ શક્તિ મિશનનો પ્રારંભ કરાવતા શ્રી મોદીએ આમ જણાવ્યુ હતું વર્ષા જલસંચય પ્રવૃતિમાં ગામડાઓ આગળ હોવાનો આનંદ વ્યક્ત કરતાં શ્રી મોદીએ ઉમેર્યું હતું કે પાણીની કિંમત શું છે તે બોધપાઠ અન્યને ગામડાના લોકો જ આપી રહ્યા છે શ્રી મોદીએ કહ્યું હતું કે વરસાદનું મહત્તમ પાણી બચાવી દરેક ગામડું પોતાના ખપ પૂરતું પાણી એકત્ર કરી સ્વનિર્ભર બની શકે છે

આ કાર્યક્રમમાં સહભાગી થયેલા નર્મદા જિલ્લાના પાટણા ગામના સરપંચ વિદ્યા બેનના કામની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી અને બધાને આદિવાસી સમાજની જેમ પાણીનો બચાવ કરવાની ટેવ કેળવવા અનુરોધ કર્યો હતો

દીવ જળ દિવસ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આજે વિશ્વ જળ દિવસની ઉજવણી ખાસ ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવી દીવના ઝોલાવાડી ગ્રામ પંચાયત બુચરવાડા ગ્રામ પંચાયત સાઉદવાડી ગ્રામ પંચાયત અને વણાકબારા ગ્રામ પંચાયત હોલ ખાતે આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ગૃહમાં સૌને વિશ્વ જળ દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે આખા ગુજરાતનાં અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા રૂપાણી સરકાર કટિબદ્ધ છે

સંકલિત બાલ વિકાસ કાર્યક્રમ અધિકારી ઈરાબેન ચૌહાણ જણાવે છે કે રસી લેવી જેમને જરૂરી છે તેવા વરિષ્ઠ નાગરિકોની મોજણી કરવા માટે આંગણવાડી બહેનો ઘેર ઘેર જઈ વિગતો નોંધી રહે છે અને કોરોના રસી અંગે કોઈને ખોટી ભ્રમણા હોય તો દૂર કરવાની ફરજ પણ બજાવી રહી છે

પંચમહાલ જિલ્લામાં હાલ કોરોના રસીકરણ ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે